અંજાર ખાતે રૂ

ટી ઓ કચેરીનુંરાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમૂહૂર્ત કરાયું હતું આ તકેસામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીવાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે લાંબા સમયથી અંજારની વિવિધ સંસ્થામાંઓ તેમજનગરજનો દ્વારા પૂર્વ કચ્છની નવી આર ટી ઓ કચેરી અંજાર ખાતે નિર્માણ પામે તેવી રજુઆતો હતી એક વર્ષમાં આ કચેરી પૂર્વ કચ્છના પ્રજાજનો માટે લોકાર્પિત કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષમાં અંજાર શહેરનાં મુખ્ય ત્રણ પ્રકલ્પો જેવા કેવીરબાળભૂમિ જેસલ તોરલની સમાધિનો વિકાસ તેમજ નવી આર ટી ઓ કચેરીનાં કામોને અગ્રતાઆપવામાં આવશે અને ઝડપથી આ કામો સંપનન કરવામાં આવશે લ્પના શાહ સ વડા ની જાલ્લાની મલા જીલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ કરછ બોર્ડર રેન્જના ચારેય જીલ્લાની મુલાકાત લઇ પોલીસની ભૂમિકાનો ઝીણવટ ભર્યો તાગ મેળવ્યો હતો

નવા સ્ટાફની નિમણુક તથી પેટ્રોલીગ ગુનાના ઇન્વેસ્ટીગેશન અને કાયદો વ્યવસ્થાની જાણવણીમાં પોલીસની અસરકારકતા વધશે એ જ રીતે પગલા નાં આધારે ધૂસણખોરીનું પગેરું દબાવતા પગીઓની ખાલી જગ્યાઓ પૂરવા વધારાની ભરતી કરાશે કેમલ પેટ્રોલીગ સઘન બનાવવા ઉટની સંખ્યા વધારવામાં આવશે પ્રશ્રિમ કરછ પોલીસ જવાનોનો આવાસને લગતી સમસ્યાઓ અગ્રતાનાં ધોરણે ઉકેલ લાવવા પ્રયાસ કરશે તેમ ભાટિયાએ ઉમેર્યું હતું તેમણે માંડવી જખનાં પોલીસ મથકો ઉપરાંત લાક્કીનાલા કોરી ક્રિક ખાવડા અને ઇન્ડિયા બ્રિજ સહિતના સીમાવર્તી મથકોમાં ઉપલબ્ધ સ્ટાફ પેટ્રોલીગ માટેની બોટ અને તેના સંચાલનમાં થતી તકલીફો અંગે માહિતી મેળવી હતી

તેના કારણે પ્રાદેશિક સમાચારના સમયમાં પણ ફેરફાર અમલી બન્યા છે આજથી અમલી બનેલા નવા સમયપત્રક અનુસાર પ્રાદેશિક સમાયાર દસ મીનિટ વહેલા અપાશે